ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન હાઈ રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્કીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે

આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે નેહલ ઠક્કર અસંગઠિત કામદારો નોવેલ કોરોના વાઈરસના સંક્રમણના અટકાવવા અમલી લોકડાનના કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઈપણ અસંગઠિત શ્રમયોગી કે કર્મચારીઓના પગાર ન કાપવા તથાેઓને છૂટા ન કરવા રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા જણાવાયું છે મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા અને શહેરી વિસ્તારમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમયોગી જેવા કે ઘરકામ કરતા ઘરમાં રસોઈયા તરીકે કામ કરતા ઘરમાં સફાઈ કામ કરતા કે હાઉસકીપીંગની કામગીરી કરતા વગેરે જેવા શ્રમયોગીઓને તા

જ્યારે પ્રથમ કોરોના પોઝિટીવ મહિલા દર્દીનો રિપોર્ટ ફરી પોઝિટીવ આવ્યો હતો ઉપરાંત માધાપરની પોઝીટીવ મહિલા દર્દીનો રિપોર્ટ પ્રથમ વખત નેગેટીવ આવ્યો હોવાનું જણાવતા જિલ્લા વિકાસ અધિકારી ડો પ્રભવ જોશીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું

અત્યાર સુધી માત્ર ચાર જ કેસ પોઝીટીવ નોંધાયા છે જે પૈકી એક દર્દીનું મોત નીપજી ચૂક્યું છે

આ તમામ દર્દીઓ સર્વર એક્યુટ રેસ્પિરટરી ઈન્ફેકશનથી પીડાતા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે તમામને શ્વસનતંત્રમાં ગંભીર ઈન્ફેકશન છે

તે વિસ્તારોમાં પ્રથમ રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે ત્યારબાદ અન્ય વિસ્તારમાં પણ રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે રાજ્યમાં રેપીડ ટેસ્ટ અંગેની વિગતો આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતુ કે રાજ્યમાં ટૂંક સમયમાં રેપીડ ટેસ્ટ શરૂ કરાશે કચ્છ જિલ્લામાં તમામ વિસતારોમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવશે તેવા પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં જે વિસ્તારમાં પોઝીટીવ કેસો મળ્યા છે તે વિસ્તારમાં પહેલા રેપીડ ટેસ્ટ કરાશે ત્યારબાદ બાકી વિસ્તારોમાં ટેસ્ટ શરૂ કરાશે